પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે રાજ્યમાં આજથી ધાર્મિક સ્થળો શોપિંગ મોલ રેસ્ટોરન્ટ હોટલો ખૂલ્યા કન્ટઇમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં મંદિરો તથા રેસ્ટોરેન્ટ ખોલવા માટે કેન્દ્ર તથા રાજ્ય સરકારે માર્ગદર્શિકા જાહેર કરી છે જેનોઆ તમામ સ્થળોએ યુસ્તપણે અમલ કરવાનો રહેશે ધાર્મિક સ્થળો હાલ માત્ર વ્યક્તિગત રીતે દર્શનની મંજુરી અપાશે અન્ય ધાર્મિક વિધિ સામૂહિક પ્રાર્થના આરતી પઠનની છૂટ નથી

ધાર્મિક સ્થળો ઉપર ભીડભાડ ન થાય તે જોવા ખાસ સૂચન કરવામાં આવ્યું છે ભીડભાડ ના થાય તે માટે રાજ્યમાં ઘણાં ધાર્મિક સ્થળોએ અલગ અલગ શીફ્ટમાં પૂજનનું આયોજન કરવાનું નક્કી કર્યું છે અને દર્શનાર્થીઓને મુલાકાત દર્શનના સમય સાથેના ટોકન અપાશે ધાર્મિક સ્થળોમાં પ્રવેશતા પહેલાં ફરજિયાતપણે દરેકે પોતાને સેનીટાઇઝ કરવા પડશે રાજ્યના મંદિરો મસ્જીદો ગીરજાઘરો ગુરૂદ્વારામાં સામાજીક અંતર જળવાય તે રીતે પ્રાર્થનાનું આયોજન કરી રહ્યા છે ધાર્મિક સ્થળો પર સામૂહિક પગરખાં મૂકવાની વ્યવસ્થા પર પ્રતિબંધ હોઇ શ્રદ્ધાળુઓએ પગરખાં પોતાના વાહનની અંદર જ રાખવાના રહેશે પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવ મંદિરના દ્વાર પણ આજે દર્શનાર્થીઓ માટે ખોલાતાં વહેલી સવારથી ભક્તો દર્શાનાર્થે ઉમટ્યા હતા જોકે કોરોના અંગે સરકારે આપેલી ગાઇડલાઇન પ્રમાણે મંદિરમાં પણ યુસ્ત પાલન કરાવાઈ રહ્યું છે આ અંગે વધુ માહિતી આપે છે

મોરબીના માટેલ મંદિર પણ ખોલાતા ભક્તોએ આનંદની લાગણી અનુભવી જોકે મંદિરમાં ધર્મશાળા ભોજનશાળા હાલ શરૂ નહીં થાય રાજ્યના સોમનાથ મંદિર દ્વારકાધિશ મંદિર સહિત અબાજી ચોટીલાના મંદિરે અને તમામ અગ્રણિ ધર્મ સ્થાનો પર આજથી શરૂ થતા દર્શનના પગલે વિવિધ વ્યવસ્થા કરાઇ છે અરવલ્લીના સુપ્રસિધ્ધ યાત્રાધામ શામળાજી મંદિર આજે દર્શનાર્થીઓ માટે ખૂલ્યું મૂકાયું છે રાજ્ય સરકારની માર્ગદર્શિકા મુજબ તમામ તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે

રાજપીપળામાં લોકડાઉન બાદ હિન્દુ દેવસ્થાન કમિટિના મુખ્ય છ મંદિરમાં હરસિધ્ધ મંદિર ઉપરાંત નગરના તમામ મંદિરોના કપાટ ખોલવામાં આવ્યાં છે સવારે તમામ મંદિરો સેટેનાઇઝર કરવામાં આવ્યા હતા

ડાકોર રણછોડરાય મંદિર ખાતે ગઈકાલે ડાકોર નગરપાલિકા પોલીસતંત્ર વહીવટીતંત્રની મિટિંગ યોજાઈ હતી

મંદિરના પીઠાધિપતિ જયશ્રીકા નંદજીએ જણાવ્યું છે કે ભવનાથમાં આવેલ સનાતન ધર્મશાળામાં સરકારે કોવિડ સેન્ટર બનાવ્યું છે કોરોના પોઝિટિવ દર્દીઓને આઇસોલેશનમાં રાખવામાં આવે છે

તેમ મંદિર દ્વારા જણાવવામાં આવ્યું છે જેમાં સરકારના નિયમોને ધ્યાનમાં રાખી દર્શનની વ્યવસ્થા કરવામાં આવશે

જોકે આરતીમાં ભક્તોને પ્રવેશ આપવામાં આવશે નહીં

તમામ રેસ્ટોરન્ટોએ એ સુનિશ્ચિત કરવું પડશે કે રેસ્ટોરન્ટમાં ભોજન ખવડાવવાને બદલે પેકીંગ કરીને ઘરે લઇ જવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે

આરોગ્ય મંત્રાલયની માર્ગદર્શિકા મુજબ મોલ રેસ્ટોરન્ટ અથવા કાર્યસ્થળોમાં જતા સમયે તમામ કર્મચારીઓ કારીગરો અને માલિકોએ સુરક્ષા ઉપાયોનું પાલન કરવું પડશે જેમાં ઓછામાં ઓછું છ ક્રટનું અંતર જાળવવું અને ફેસ કવર અથવા માસ્ક પહેરવું સામેલ છે

જોકે ગુણપત્રકોના વિતરણની તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે કોરોના મહામારીને કારણે પરીક્ષાનું પરિણામ નિર્ધારિત સમય કરતાં મોડું જાહેર કરવામાં આવ્યું છે

જ્યારે ગઈકાલે મૃત્યુઆંક એક હજારને વટાવી ગયો છે સાબરકાંઠા જિલ્લામાં કોરોનાથી વધુ એક દર્દીનું મરણ થતાં મોતનો કુલ આંકડો યાર થયો

પોલીસે આરોપીને ભાવનગરની સર ટી હોસિપટલમાં દાખલ કરે છે આરોપીના સંપર્કમાં આવેલા પોલીસ કર્મયારીને ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યા છે